કોરોના માટેની અનલોક ફાઈવ ગાઈડલાઈન મુજબ શાળા કોલેજ કયારથી ખોલવા તથા આમ આદમીને કોરોના સંક્રમણથી કેમ બયાવવો તેના ઉપર પણ વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે અણધાર્ચા વરસાદને લીધે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનું કામ થોડા દિવસ મોડુ કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી પોલિસ સંભારણા દિવસ ગુજરાતભરમાં પોલિસ સંભારણા દિવસની ઉજવણી અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત જિલ્લા મથક ખાતે કરાઈ હતી અને વીરગતિ પામેલા પોલીસકર્મીઓને શ્રદ્વાંજલી અર્પણ કરવામાં આવી હતી અબડાસા વિધાનસભા પેટા યૂંટણી અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન મથક પર ફરજ બજાવનાર કર્મચારીઓની સુરક્ષા અંગે તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવશે ફરજ પર જે કર્મચારીઓ હશે તેમનું પ્રથમ મેડિકલ ટેસ્ટ કરાશે અને ત્યારબાદ જ તેમને ફરજ પર મુકાશે આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું

આ પેટાચૂંટણીમાં કુલ નવ ઉમેદવારોએ ઝંપલાવ્યું છેડાંગ જિલ્લામાં મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ રમાય છે ત્યારે બંને પક્ષોના કાર્યકર્તાઓ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે

જે યોજનાનો સો ટકા લક્ષ્યાંક પૂર્ણ કરાયો છે દાહોદના બાળકોને સુખડી વિતરણ દાહોદ જિલ્લામાં આશરે દોઢ લાખ બાળકોને દર અઠવાડિયે પોષણયુક્ત સુખડી ઘેર બેઠા પહોચાડવામાં આવે છે જેથી કોરોનાને લીધે આંગણવાડી હોવા બાળકોના પોષણ સ્તરમાં કોઈ ઘટાડો થાય નહીં

કચેરીનો સંપર્ક કરી શકે છે તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે

રાજુલબેન દેસાઇએ જણાવ્યું હતુ કે રાષ્ટ્રીય મહિલા આયોગ મહિલઓના સ્વાસ્થ્ય શિક્ષણ અને સુરક્ષાની વિશેષ યિંતા કરેછે મહિલાઓના હક્કો અધિકારો ફરજો અને કાયદાકીય સલાહ માટે હંમેશા મહિલા આયોગ સ્રકિય રહેછે મહેસાણા સરકીટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટર મહિલા પદાધિકારીઓ સહિત હાજર રહ્યા હતા મહેસાણા ખાતે આવેલી સખી વન સ્ટોપ સેન્ટરની પણ તેઓએ મુલાકાત લીધી હતી